ઃ અમેરિકા ભારત વાણિશ્ર્ય પરિષદ દ્વારા આયોજિત ઈન્ડિયા આઈડિયાઝ પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુખ્ય સંબોધન કરશે

ભારતીય હવાઈદળની કમાન્ડર કક્ષાની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્વાટન

વી સદાનંદ ગોવડાએ કહ્યું છે કે કોવિડની સ્થિતિ છતાં દેશભરમાં ખાતરની અછત રહેશે નહીં

ગઇકાલથી શરૂ થયેલી બે દિવસીય પરિષદનું અમેરિકા ભારત વાણિજ્ય પરિષદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોવિડની સ્થિતિમાં ભારત અને અમેરિકા વચ્ચે ભાગીદારી કેવી રીતે આકાર આપી શકે છે તે અંગે વિચારો રજૂ કરશે ઓનલાઈન પરિષદમાં બંને દેશોના ભાવિ સંબંધો સહિતના ક્ષેત્રો પર ચર્ચા કરશે તેમાં સરકારના નીતિ નિર્માતાઓ અધિકારીઓ અને અગ્રણી નેતાઓની હાજરી નોધપાત્ર બનશે મુખ્ય વક્તાઓમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પીયો વર્જિનિયાના સેનેટર અને ઈન્ડિયા કોકસના સહ અધ્યક્ષ શ્રી માર્ક વર્નર સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પૂર્વ રાજદૂત નિક્કી હેલી પણ છે પ્રધાનમંત્રી અમેરિકા ભારત ભાગીદારી વિશ્વને કેવી રીતે આકાર આપી શકે છે તે અંગે દ્રષ્ટિકોણ આપશે

ભારતીય હવાઈદળના કમાન્ડર કક્ષાની રાષ્ટ્રીય પરિષદના ઉદ્વાટન સત્રને સંબોધિત કરતાં શ્રી સિંહે કહ્યું કે કોવિડ રોગચાળા દરમિયાન હવાઈદળનું યોગદાન ખૂબ જ વખાણવા લાયક રહ્યું છે

લશ્કરી દળોની કાર્યકારી ક્ષમતા વધારવા માટેની કાર્યવાહીની યોજના પર પણ ચર્ચા કરવામાં આવશે સંરક્ષણ સચિવ અજયક્રમાર અને એર ચીફ માર્શલ આર કે એસ ભદૌરીયા સહિતના અધિકારીઓએ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા

જોશીએ કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને અપાયેલી નોટિસ પર હાઇકોર્ટની દરમિયાનગીરી અંગે સુપ્રીમ કોર્ટમાં વિશેષ અરજી કરવાનો નિર્ણય કર્યો છે ડો કટર જોશીએ આજે જયપુરમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું કે અરજી મળતાં જ વિધાનસભા અધ્યક્ષને કારણદર્શક નોટિસ આપવાનો અધિકાર છે

ગેરલાયક ઠરાવવાની જોગવાઈ હેઠળ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચનો યુકાદો છે કે વિધાનસભા અધ્યક્ષને આ સંદર્ભે નિર્ણય લેવાનો અધિકાર છે

જોશીએ કહ્યું કે અંતિમ નિર્ણય પહેલાં તેને પડકારવામાં આવી શકે નહીં પરંતુ કોંગ્રેસના ધારાસભ્યોએ તાજેતરમાં નોટિસને હાઈકોર્ટમાં પડકાર ફેંકીને બંધારણીય સંકટ પેદા કર્યું છે વિધાનસભા અધ્યક્ષના નિર્ણય પછી કોર્ટ તેની સમીક્ષા કરી શકે છે પરંતુ જો સામાન્ય કાર્યવાહીમાં દખલ કરવામાં આવે તો તે બંધારણીય સંકટ ઊભું થઈ શકે છે વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે સંસદીય લોકશાહીને ધ્યાનમાં રાખીને તેમણે હાઇકોર્ટના તમામ નિર્ણયોનો આદર કર્યો છે

તેમણે કહ્યું કે આ વર્ષે પણ ખાતરોની અછત રહેશે નહીં

શ્રી ગોવડાએ કહ્યું કે જુદા જુદા ખાતરોના વેચાણ અને વપરાશમાં નોંધપાત્ર વધારો થયો છે

રાજસ્થાન મધ્યપ્રદેશ પંજાબ ગુજરાત ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગ હરિયાણા ઉત્તરાખંડ અને બિહારમાં તીડ નિયંત્રણ કામગીરી હાથ ધરવામાં આવી છે

કોવિડ રાષ્ટ્રીય સમગ્ર દેશમાં કોવિડથી સાજા થયેલા દર્દીઓનો આંકડો આજે સાડા સાત લાખને પાર કરી ગયો છે

રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ તેમણે શપથ લેવડાવ્યા હતા શપથ લીઘેલા સભ્યોમાં ભાજપના નેતાઓ જ્યોતિરાદિત્ય સિંધિયા અને દીપક પ્રકાશ કોંગ્રેસના નેતાઓ દિગ્વિજય સિંઘ અને મલ્લિકાર્જુન ખડગે ઓલ ઇન્ડિયા અન્ના ડીએમકેના એમ થાંબીદુરાઇ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના શરદ પવાર કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે અને શિવસેનાના પ્રિયંકા યતુર્વેદીએ પણ શપથ લીધા હતા શપથ લેનારા સભ્યોમાં ગુજરાતમાંથી ચૂંટાયેલા ચાર સભ્યોનો પણ સમાવેશ થાય છે તેમાં ભાજપના અભય ભારદ્વાજ રમીલાબેન બારા અને નરહરિ અમીન અને કોંગેસના શક્તિસિંહ ગોહિલનો સમાવેશ થાય છે આ પ્રસંગે શ્રી નાયડુએ નવા યૂંટાયેલા સભ્યોને દેશના કાયદો ઘડનારા તરીકેની ફરજો નિભાવતી વખતે ગૃહના નિયમો અને કાર્યવાહીને જાળવવા તાકીદ કરી છે

તેમણે ગૃહમાં તેમજ લોકો વચ્ચે જઈએ ત્યારે જાગૃત રહેવા અને સતત લોકો સાથે સંપર્કમાં રહેવાની જરૂર ગણાવી

ટ્વિટર પર પ્રધાનમંત્રીએ કહ્યું કે જાહેર સેવા પ્રત્યેના તેમના મંતવ્યો સાંભળીને અદભૂત અનુભવ થયો તેમણે આશા દર્શાવી કે સાંસદોનું જૂથ સંસદીય કાર્યવાહીમાં ચોક્કસપણે અસરકારક ચોગદાન આપશે

કસ્ટમ્સ વિભાગની ફરિયાદના આધારે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો અને ચાર્જશીટ દાખલ કરી હતી સૂત્રોએ જણાવ્યું કે રાજસ્થાનમાં છ ગુજરાતમાં ચાર પશ્ચિમ બંગાળમાં બે અને દિલ્હીમાં એક સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે

એટલે કે રિએક્ટરની સામાન્ય ક્ષમતા ઑપરેટિંગ સ્થિતિમાં વધારો તે સૂચવે છે